કિશન રેક્રીએ જણાવ્યું છે કે હૈદરાબાદ દુષ્કર્મ પીડીતાના પરિવારને ઝડપી ન્યાય મળવો જોઇએ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 શુન્કાળ દરમિયાન વિરોધપક્ષનાનેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે રાજકીય પક્ષાપક્ષી વિના આ દુર્ઘટનાને વખોડી કાઢવી જોઇએ આ અગાઉ સભાપતિ વૈકેથા નાયડુએ ચિંતા વ્યકત કરી અને કહ્યું કે પરિવર્તન આવવું જરૂરી છે આવા બનાવો સામાજિક નિર્બળતા દર્શાવે છે રાજ્યભરમાં પણ હૈદરાબાદની આ દુર્ધટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે વિવિધ સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ ઘટનાને વખોડી કાઢતા કાર્યક્રમો યોજ્યા છે અમદાવાદમાં લાઇફ સ્કીલ ટ્રેઇનીંગ ફોર ગર્લ ચાઇલ્ડ દ્વારા આજે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે સામાજીક કાર્યકર રૂઝાન ખંભાતાએ જણાવ્યું કે સંસ્થા દ્વારા ગાંધીનગર નજીક ઉવારસદ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે સનરાઇઝ નામની એવોર્ડ વિજેતા ફિલ્મ દર્શાવવામાં આવી આ ઉપરાંત મહિલા સશક્તિકરણ માટે પુરૂષોની કેળવણી પરિસંવાદ યોજ્યો છે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

આ યોજના અંતર્ગત સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણ તરફ સુરક્ષિત જનની વિકસીત ધરીની ની થીમ લઇ સમગ્ર દેશમાં તા

આ યોજનામાં પ્રથમ સગર્ભાવસ્થા અને જીવિત બાળજન્મ સમયે લાભાર્થી મહિલા પ્રસૂતિ પૂર્વે અને પ્રસૂતિ બાદ પૂરતા પ્રમાણમાં આરામ અને પોતાના સ્વાસ્થ્યની કાળજી લઇ શકે તે માટે તેની રોજગારીના નુકશાનનું રોકડ સહાય આપવામાં આવે છે આ રોકડ સહાયથી સગર્ભા કે ધાત્રી મહિલાઓના આરોગ્યના સ્તરમાં સુધારો થશે લાભર્થીને તેને તેના બેંક પોસ્ટ ખાતામાં ડાયરેક્ટ સહાયની રકમ ડી

મારફતે જમા કરવામાં આવે છે માતૃ વંદના સપ્તાહનો શુભારંભ જિલ્લા તેમજ તાલુકા કક્ષાએથી કરવામાં આવ્યો છે તેમજ સપ્તાહ દરમ્યાનની પ્રવુત્તિઓમાં તાલુકા કક્ષાએ લાભાર્થીઓના કલેમ ફોર્મ ભરણી રેલી ગ્રામ સભામાં ચર્ચા અને લાભાર્થીઓના આધાર તેમજ બેંકના ખાતા બાબતના કેમ્પનું આયોજન કરવામાં આવશે તેમજ સમાપન જિલ્લા કક્ષાએથી શ્રેષ્ઠ કામગીરી કેન્દ્રને સન્માનિત કરવામાં આવશે માતુ વંદના સપ્તાહનો મુખ્ય હેતુ એ છે કે આ સપ્તાહ દરમ્યાન સદર યોજનામાં સગર્ભાધાત્રી બહેનોની વધુમાં વધુ નોધણી થાય બાકીના હપ્તાઓના કલેમ ફોર્મ ભરાય અને તેઓને સમયસર લાભ મળે તે હેતુસર એક ઝંબેશ રૂપે સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે

જે અનુસંધાને તાપી જિલ્લાના વ્યારાના ડો શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનહોલ ખાતે મહ્વાના ધારાસભ્યં મોહનભાઇ ઢોડિયા ની આગેવાનીમાં આ કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો આ કાર્યક્રમ આવનાર છ ડિસેમ્બર સુધી યાલશે અને તેનો લાભ લાભાર્થીઓ વધુમાં વધુ લે તેવો અનુરોધ અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો આ યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓએ તેમની ઉંમરના હિસાબે માસિક ફાળો આપવાનો રહે છે તેની સામે ભારત સરકાર પણ તેટલો જ ફાળો લાભાર્થીના ખાતામાં જમા કરશે

આ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ કોમન સર્વિસ સેન્ટર ખાતે આધાર કાર્ડ બેન્ક પાસબુક મોબાઈલ સાથે લઈ જઈ નોંધણી કરાવવી પડશે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે પણ પ્રધાનમંત્રી શ્રમયોગી મતદાન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજના પેન્શન સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાબરકાંઠા જિલ્લા અધિક કલેક્ટરે આ યોજનાની વિસ્તૃત માહિતી આપતા વધુમાં વધુ લાભાર્થીઓ તેનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો

સતત વરસાદને કારણે જમીનમાં ભેજ વધતા ખેત પાકોમાં જીવાતના ઉપદ્રવથી પાક ઉત્પાદન ઉપર માઠી અસર પહોંચતા ખેડૂતોને મદદરૂપ થવા રાજ્યસરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું છે